સંસદમાં ચુકાદા સંદર્ભમાં ઘોંઘાટનાં દ્રશ્યો સર્જાયાં

ન્યાયાધીશો એસ

જોસફની ખંડપીઠે અડયણો દૂર કરવા અંગેની અરજી સંદર્ભમાં કેન્દ્ર રાજ્ય અને દિલ્હી પોલીસને નોટીસ પાઠવી છે અદાલતે કહ્યું કે લોકોને અસંતોષ હોઇ શકે અને તેનો વિરોધ કરી શકાય પરંતુ માર્ગ ન અવરોધી શકાય આ રીતે અનિશ્ચિત મુદત માટે રસ્તા પર અવરોધ યોગ્ય નથી

આજે રાજ્યસભામાં સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ કેસમાં જોડાયેલ પક્ષ નહોતી અને તેણે આ અંગે કોઇ જાહેરનામું બહાર પાડ્યું નથી

વિરોધપક્ષના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે આ ગંભીર મુદ્દો છે અને સરકારે પુનઃ સમીક્ષા માટે સર્વોચ્ય અદાલતમાં જવું જોઇએ અદાલતના યુકાદાને નિષ્ક્રિય કરવા સંસદમાં ખરડો લાવવો જોઇએ બહ્જન સમાજ પાર્ટીના સતીશચંદ્ર મિશ્રાએ સરકારના નિવેદનને અપૂરતું ગણાવ્યું અને પ્રશ્ન કર્યો કે સરકાર હવે આ કેસમાં એક પક્ષકાર બનવા માંગે છે કે કેમ સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે આ કેસમાં સમીક્ષા અંગે કામગીરી અને આયોજન જણાવવા કહ્યું

માર્કસવાદી પક્ષના ટી

રંગરાજને આક્ષેપ કર્યો કે અનામત નાબુદ કરવાનું આ ષડયંત્ર છે

લોકજનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે અનામત અંગેની બાબત બંધારણની નવમી અનુસૂચિમાં મૂકવી જોઇએ તેમણે સ્પષ્ટતા કરી કે કોઇ અનામતને નાબુદ ના કરી શકે અને સરકાર આ માટે કટિબદ્ધ છે ભાજપના ભૂપેન્દ્ર યાદવે પણ જણાવ્યું કે સરકાર અનામત માટે કટિબદ્ધ છે બાદમાં સરકારના જવાબ અંગે અસંતોષ દર્શાવી કોંગ્રેસ સહિત તમામ વિરોધપક્ષે સભાત્યાગ કર્યો હતો

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે કરેલા નિવેદન બાદ વિરોધપક્ષે અસંતોષ દર્શાવી સભાત્યાગ કર્યો હતો

રાજ્યની કોંગ્રેસ સરકારે યોગ્ય રીતે રજુઆત ન કરતાં આ સ્થિતિ સર્જાઇ છે તેમણે કહ્યું કે સરકાર આ પ્રશ્ન યોગ્ય કક્ષાએ રજુ કરશે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ પ્રશ્ને ચર્ચાની માગણી કરી હતી પરંતુ અધ્યક્ષ ઓમ બિરલાએ તે ફગાવી દીધી હતી અને કહ્યું કે કોઇ મંત્રીના નિવેદનના આધારે કોઇ ચર્ચા ન થઇ શકે

ન્યાયાધિશ અરૃણ મિશ્રાની આગેવાની હેઠળની પીઠે કહ્યું કે અદાલત પ્રથમ નજરે કોઇ કેસ ન બનતો હોય તેવી બાબતોમાં જ આગોતરા જામીન આપી શકે છે

સર્વોચ્ય અદાલતે આ કાયદાની યોગ્યતાને પડકારતી ઘણી બધી અરજીઓ બાદ આ નિર્ણય કર્યો હતો અરજીઓમાં આ કાયદાની શરતોને હળવી કરવા અંગેના યુકાદાને પડકારવામાં આવ્યો હતો

લોકસભામાં આ અંગે નિવેદન કરતાં ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે સરકારે પૂરતાં પગલાં લીધાં છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે તેમણે કહ્યું કે આ માટે એક સમિતિ રચવામાં આવી છે અને રાજ્યો સાથે વીડીયો કોન્ફરન્સ દ્વારા સંકલન થઇ રહ્યું છે આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રોજેરોજના ધોરણે પરિસ્થિતિની સમીક્ષા થઇ રહી છે

તેમણે આ કામગીરીમાં એર ઇન્ડિયા અને તબીબી કર્મચારીઓનો સહયોગ બદલ આભાર માન્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલા સંદેશા અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ભારતે દર્શાવેલી લાગણી ચીન પ્રત્યેની ભારતીય લોકોની મૈત્રી દર્શાવી છે અને ચીન તેની પ્રશંસા કરે છે

મુખ્ય ન્યાયાધીશ એસ

બોબડેની ખંડપીઠે બંધારણીય બાબતો અને શ્રદ્ધા અંતર્ગત વ્યક્તિગત સ્વતંત્રતાને લગતા પ્રશ્નો માટે નવ સભ્યોની ખંડપીઠની રચના કરી હતી

તેમાં ધાર્મિક સ્વતંત્રતા તથા ધાર્મિક શ્રદ્ધાને લગતી સ્વતંત્રતા જેવા સાત પ્રશ્નો અંગે વિચારણા કરવામાં આવશે

લદાખના નાગરિક ઉડ્ડયન કમિશનર રીગઝીન સાંફેલે ઝંસ્કારમાં પડુમ અને નયોમા ક્ષેત્રમાં હવાઇપટ્ટી ઉભી કરવા જણાવ્યું છે કારણ કે શિયાળામાં આ વિસ્તાર વાહન વ્યવહારથી સંપર્ક વીહીન બને છે વિમાન સેવા શરૂ થાય તો પ્રવાસીઓ ઉપરાંત મુસાફરો દર્દીઓ વિદ્યાર્થીઓ અને અધિકારીઓ પણ લાભ લઇ શકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના ટર્મિનલ બીલ્ડીંગ બાંધવા શીલારોપણ કર્યું હતું બાદમાં બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે

આ બે નવી હવાઇપટ્ટી બાંધવાથી લદાખના આ વિસ્તારોમાં આર્થિક વિકાસ અને પ્રવાસન ગતિશીલ બનશે

તેમણે કહ્યું કે આવકવેરા રીટર્ન વધુ ગૂંચવણ વાળું બન્યું છે

ફમિ જન્ય રોગો જાહેર આરોગ્યનો પ્રશ્ન ન બને તે બાબત સુનિશ્વીત કરવા માટે રાષ્ટ્રીય કૃમિ વિરોધી દિવસના કાર્યક્રમનું આયોજન થયું છે

વિવિધતામાં એકતાના ભાતીગળ ભારતના ઉદ્દેશ્યને આવરી લેતા આ કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને પ્રોત્સાહન આપવા રાજ્યોને પરસ્પર સાથે સાંકળવામાં આવ્યાં છે તે અંતર્ગત ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન અંગે આયોજન થયાં છે